સર્વોચ્ય અદાલતે કેન્દ્રિથ પર્યાવરણ મંત્રાલયને પક્ષકાર તરીકે સમાવવાનો આદેશ આપ્યો છે

દરમિયાન મહારાષ્ટ્ર સરકારના વકીલ તુષાર મહેતાએ હવે પછી વૃક્ષ કપાશે નહિ તેવી ખાતરી અદાલતને આપી છે તેમણે કહ્યું કે વૃક્ષ કાપવાનો વિરોધ કરનાર અને ધરપકડ કરાયેલા તમામ લોકોને મુક્ત કરવામાં આવ્યા છે સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશ અરૂણ મિશ્રા અને અશોક ભુષણની બનેલી બેન્ચે કાયદા શાખાના એક વિદ્યાર્થી દ્વારા કરાયેલી અરજીને પગલે વૃક્ષ કાપવાના કેસની સુનવણી આજે હાથ ધરી હતી ઉલ્લેખનીથ છે કે મેટ્રો રેલ કારશેડ બાંધવા માટે મહારાષ્ટ્ર સરકારે આરે કોલોનીમાં વૃક્ષો કાપવાની શરૂઆત કરતાં પર્યાવરણ પ્રેમીઓએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો

આગામી અપ્રિલ માસથી દિલ્હીમાં ભારત છ ધોરણોનાં વાહનો મળી રહેશે શ્રી જાવડેકરે કહ્યું કે સરકારે પ્રદૂષણ નિયંત્રણનાં ઘણા પગલાં લીધાં છે અને દિલ્હીમાં પ્રદૃષણ નિયંત્રણ આવરી લીધું છે તેમણે કહ્યું કે મોટર વાહનધારા હેઠળ ફવે ફટાકડાઓમાં સુધારેલા હરીત ફટાકડા પર ભાર મૂક્વો છે

જમ્મુના પક્ષ પ્રમુખ દેવેન્દ્રસિંગ રાણાના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધી મંડળ આ નેતાઓને મળ્યું હતું

પક્ષના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંડળે બંને નેતાઓ સાથે હાલની રાજકીય પરિસ્થિતિ આગામી સમયમાં યોજાનારી ઘટક વિકાસ પરિષદ બી

ની ચૂંટણી અને અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ કથુઆ જિલ્લાના હિરાનગર ક્ષેત્ર પૂંછ જિલ્લાના દિગવાર ક્ષેત્ર તથા રાજૌરી જિલ્લાના નૌશેરા અને લામ ક્ષેત્રોમાં કરેલા ગોળીબારોના બનાવોમાં જાનહાનીના કોઈ સમાચાર નથી ભારતીય સૈનિકોએ પણ વળતો ગોળીબાર કર્યો હતો અને બંને દળો વચ્ચે સામસામા ગોળીબારો થોડાક કલાકો સુધી ચાલુ રહ્યા હતા રાજ્યના પોલીસ વડા દિલબાગસિંહે જણાવ્યું છે કે સંઘર્ષ વિરામનો ભંગ કરીને પાકિસ્તાની સૈનિકોએ ગોળીબારની આડમાં ધૂસણખોરોને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે

પટનામાં ઘણા નીયાણવાળા વિસ્તારોમાં ફજી પાણી ભરાયેલા છે

પટનાથી ગથા અને બખતીયારપુર થી રાજગીર સુધીના રેલમાર્ગનો વ્યવહાર પૂર્વવત કરાયો છે

પરંતુ ભાજપ શિવસેના કોંગ્રેસ અને એન સી પી સહિતનાં ઘણા પક્ષોના બળવાખોર નેતાઓ મેદાનમાં છે અને તેઓ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચે તે માટે પક્ષો પ્રથત્ન કરી રહ્યાં છે કેટલાંકને પક્ષે ટિકીટ આપવાનો ઇન્કાર કરતા તેઓએ અપક્ષ તરીકે ઉમેદવારીપત્રો ભર્યા છે

હરિથાણામાં પ્રધાનમંત્રી શ્રી મોદી સહિત કેટલાક વરિષ્ઠ નેતાઓ રાજ્યમાં યૂંટણી પ્રચાર કરશે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પક્ષના કાર્યકારી અધ્યક્ષ જે પી નફા અને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ યૂંટણી સભાઓમાં સંબોધન કરશે

તેઓ રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોન સાથે આવતીકાલે મંત્રણા કરશે ત્યારબાદ તેઓ મેરીગનેક ખાતે રાફેલ યુદ્ધવિમાન વિધીવત સોંપવાના સમારંભમાં ઉપસ્થિત રહેશે શ્રી રાજનાથસિંહ ફાંસના સંરક્ષણ ઉદ્યોગોના સીઈઓને સંબોધન કરશે તથા તેમને મેઈક ઈન ઈન્ડિયામા સહભાગી થવાનું અને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લખનૌ ખાતે યોજાનાર સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સએક્સ્પોમાં ભાગ લેવા આમંત્રણ આપે તેવી સંભાવના છે

આ કેન્દ્ર શરૂ થતા કરદાતા અને અધિકારીઓને સીધી મુલાકાતની જરૂર રહેશે નહીં નાણામંત્રાલયે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે કરદાતાઓને સારી સુવિધા પૂરી પાડવા તેમની ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે તથા ડિજીટલ ઈન્ડિથાને પ્રોત્સાફન આપવાના હેતુથી ઈ એસેસમેન્ટ સેન્ટરનો આરંભ કરાયો છે આ પહેલને કારણે આકારણીની પ્રકિયા વધુ પારદર્શક વધુ કાર્યક્ષમ અને જવાબદેહી બનશે નવી વ્યવસ્થામાં કરદાતાઓને નોંધણી કરાયેલા ઈ મેઈલ તથા વેબ પોર્ટલ ઈન્કમટેક્સ ઈન્ડિયા ફાઈલીંગ ડોટ જીઓવી ડોટ ઈન ઉપર નોંધણી કરાવેલા એકાઉન્ટમાં સૂયનાઓ અપાશે આ ઉપરાંત નોંધણી કરાવેલા મોબાઈલ નંબર ઉપર પણ એસએમએસ દ્વારા જાણકારી અપાશે

તેઓ ભારતની સહાયથી મંગોલીયામાં સ્થપાયેલી રિફાઈનરીના ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે